પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

મીડિયામાં છપાયેલા અહેવાલો સામે આજે રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચા થઈ હતી અને મુખ્ય મંત્રી દ્વારા તપાસ કરીને કડક પગલાં ભરવાના આદેશ અપાયા છે મંત્રી મંડળના આ નિર્ણયની માહિતી આપતા રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો જયંતી રવિ એ જણાવ્યું હતું કે સુરતની એક લેબનું લાયસન્સ સસ્પેન્ડ કરીને ફોજદારી દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે

વિપરીત સંજોગોમાં મહિલાઓ આજીવકા રળીને સ્વયંને તેમજ પરિવારને મદદરૂપ બની શકે છે આ થોજના માટેનુ ઘિરાણ બેંકો આપશે અને બેંકોને વ્યાજ યૂકવણું રાજય સરકાર દ્વારા કરાશે

યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી દિલીપ ઠાકારે વિધાનસભામાં આજે વિધેયક રજૂ કર્યું હતું અને જણાવ્યુ હતું કે નવા કાયદાથી અંબાજી મંદિર વિસ્તારનો વિકાસ થશે અને ભાવિક ભક્તોને વધુ સુવિધાઓ મળી રહેશે આ વિઘેયકની જોગવાઇ અંગે તેમણે કહ્યું હતું કે આ ઓથોરિટી નગરપાલિકાની જેમ કામ કરશે અને ઔદ્યોગિક વિકાસની નવી દિશા ખોલશે

વીર મેઘમાયા વિશ્વ મેમોરીયલ ફાઉન્ડેશનના ચેરમેન અને સાંસદ ડૉ કિરીટ સોલંકીની દરખાસ્તના પગલે બીજા તબક્કાના બાકી કામો માટે આ રકમ ફાળવવામાં આવી છે

વીર મેઘમાયા વિશ્વ મેમોરીયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરના વિકાસ માટે અંદાજીત રૂ

ફળદુ એ કહ્યું છે કે અતિવૃષ્ટિથી નુકશાનગ્રસ્ત એકપણ ખેડૂત સહાયથી વંચિત રહે નહીં તેનું રૂપાણી સરકાર ધ્યાન રાખશે

માંદગી આવે તો કરજમાં ઉતરી જવાના દિવસો હવે જાણે પૂરા થયા હોય તેવું આમ આદમી અનુભવે છે પંચમહાલ જેવા આદિવાસી જિલ્લાથી આવેલ રિપોર્ટ પ્રસ્તુત છે

મૌસમ વૈઝનીક મનોરમા મોહંતીએ જણાવ્યુ છે કે રાજ્યમાં ચોમાસું હવે તેના અંતિમ પડાવમાં છે અને સૂકા પવનો શરૂ થઈ જતાં એકાદ અઠવાડીયા પછી વરસાદી દિવસો પૂરા થયા હોવાનો અનુભવ ગુજરાતમાં થશે તેમણે ઉમેર્યું હતું કે મધ્ય ભારતમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું હોવાથી દક્ષિણ ગુજરાતમાં મધ્યમ થી ભારે વરસાદ પડી શકે છે

સૌથી વધુ વરસાદ અંકલેશ્વર તાલુકામાં નોધાયો હતો